પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજ્ય સરકારે મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા ગરીબોને ખાનગી

રાજ્ય સરકાર દ્વારા ટ્રંક સમયમાં બધા જ મહાનગરપાલિકા વિસ્તાર અને

ભારતીય હવાઈદળ તથા નૌકાદળ દેશમાં ઓક્સીજનનો પુરવઠો વધારવા સઘન કામગીરી કરી રહ્યા છે

ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર સહિતના દરિયાઈ વિસ્તારોમાં વાવાઝોડાની અસરને ધ્યાને લઈ કોસ્ટ ગાર્ડને એલર્ટ કરવામાં આવ્યા છે

હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડાની હિલયાલ પર નજર રાખવામાં આવી રહી છે દબાણના પગલે આજથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં ડાંગ તાપી દાહોદ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર તેમજ કચ્છ જીલ્લામાં આગામી બે ત્રણ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ હળવા દબાણની કચ્છ પર શું અસર થશે તે અંગે ભુજ ખાતે કાર્યરત હવામાન કચેરીના વડા રાકેશક્રમારે આ મુજબ જણાવ્યું

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યમાં ચાલી રહેલ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત જનભાગીદારી થકી રાજ્યના ગામડાઓમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવામાં સફળતા મળી છે તેને ધ્યાને રાખીને મારુ શહેર કોરોના મુક્ત શહેર અભિયાન હાથ ધરવા નિર્ણય કરાયો છે